આજે દિલ્હીમાં ભાજપના સાંસદો માટેની બે દિવસીય કાર્યશાળા અભ્યાસવર્ગનું ઉદઘાટન કરતાં શ્રી મોદીએ આ મુજબ અનુરોધ કર્યો હતો શ્રી મોદીએ દરેક સાંસદને ઉંમરને ભૂલી જઇને હંમેશા વિદ્યાર્થી બની રહેવાની શીખ આપી હતી સંસદિય બાબતોના મંત્રી પ્રહલાદ જાશીએ જણાવ્યું હતું કે ભાજપ કોઇ પરિવારના પ્રભાવના કારણે નહીં પણ તેના આદર્શો અને વિયારોની મદદથી જ આજના સ્તરે પહોંચી શક્યો છે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે

નફા ગૃહમંત્રી અમિત શાહ અને અન્યોએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા સંસદમાં લોકપ્રતિભિધિની કામગીરીથી વાકેફ કરવા ભાજપના સાંસદો માટે આ કાર્યશાળાનું આયોજન કરાયું છે

તેમણે ભારપૂર્વક કહ્યું કે સ્વદેશી ટેકનોલોજીની મદદથી સેનાની દરેક જરૂરિયાત પૂર્ણ કરાશે હૈદરાબાદમાં ભારત ડાયનેમિક લીમીટેડના સુવર્ણજયંતિ ઉજવણી કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે જયારે શો સ્વદેશી ટેકનોલોજી વડે બનાવવા શક્ય ન હોય ત્યારે જ તેમની આયાત કરાશે

અને આ સમગ્ર કામગીરીમાં ભારત ડાયનેમિકસ લીમીટેડે મહત્વની ભૂમિકા ભજવવાની છે

તેમણે કહ્યું કે સંરક્ષણ ક્ષેત્ર દેશના અર્થતંત્રને પાંચ દ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં દેશમાં એક લાખથી વધુ મિસાઇલો બનાવવામાં આવી છે આ કાર્થક્રમમાં ઇઝરાયેલની ટેકનોલોજી વડે બનાવેલી અને જમીનથી આકાશમાં છોડી શકાય તેવી મિસાઇલ શ્રી રાજનાથસિંહે વાઇસ ચીફ એર માર્શલ આર

તેમણે કહ્યું છે કે અમરનાથના યાત્રિકો માટે જારી કરાયેલી સૂચના એ સલામતિનું પગલું છે પીડીપીના અધ્યક્ષ મહેબૂબા મુફતી પીપ્લસ મુવમેન્ટના અધ્યક્ષ ડોકટર શાહ ફજલ સહિત વિવિધ પક્ષોના પ્રતિનિધિમંડળે ગઇકાલે રાજયપાલશ્રી સત્યપાલ મલિકને મળીને રજૂઆત કરી હતી આ પ્રતિનિધિમંડળે સલામતિને લગતી સૂચના અને તેને લગતી ધટનાઓના સંદર્ભમાં સ્પષ્ટતા કરવાની માંગણી કરી હતી રાજયપાલે પ્રતિનિધિમંડળને જણાવ્યું હતું કે આતંકવાદીઓ અમરનાથના યાત્રિકો ઉપર હ્મલો કરે તેવી વિશ્વનિય માહીતી મળી હતી સેનાના કમાંડર અને પોલીસવડાએ સંયુક્ત પત્રકાર પરિષદમાં તપાસ અભિયાન દરમિયાન મળેલા શોની વિગતો આપી હતી

દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં પક્ષના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કાશ્મીરની પરિસ્થતિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં નિવેદન કરવું જાઇએ તેવી માંગણી કરી હતી

સલામતીદળોના જવાનોએ બારામુલ્લા જીલ્લામાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની મળેલી માફીતીના આધારે તપાસ અભિયાન શરૂ કરતાં અથડામણ શરૂ થઇ હતી શોપિયાં જીલ્લામાં સલામતીદળો સાથેની અથડામણમાં આતંકવાદી જીનત ઉલ ઇસ્લામ ઠાર થયો હતો અથડામણના સ્થળેથી શો મળી આવ્યા હતા

પોલીસે જણાવ્યું છે કે સીતાગોટા ગામ નજીક જંગલમાં જીલ્લા અનામત ગાર્ડની ટીમ નકસલ વિરોધી કાર્યવાહી માટે નીકળી હતી ત્યારે અથડામણ શરૂ થઇ હતી

આકાશવાણી સાથેની ખાસ મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર સમાજના બધા જ વર્ગોની કાળજી લઇ રહી છે

રેડિયો આકાશવાણીના સમાચારોનું પ્રસારણ કરી શકે છે પર્યાવરણની યોજના અંગે બોલતાં શ્રી જાવડેકરે કહ્યું હતું કે સ્વચ્છ હવા એ દરેક નાગરિકનો અધિકાર છે

તેમણે દોહરાવ્યું હતું કે પર્યાવરણના પંચતત્વોનું રક્ષણ કરવા સરકાર પ્રતિબદ્ધ છે

આ બેઠકમાં તાજેતરના વર્ષોમાં ભારત અને અમેરિકા વચ્ચે સહકારમાં થયેલી પ્રગતિની સમિક્ષા કરવામાં આવી હતી

આ પૈકી દોઢ લાખ પગલાંઓ વરસાદી પાણીના સંગ્રહ માટે લેવાયા હતા

ત્યારબાદ તેઓ ભારત આવવા રવાના થશે ભારતીય આર્થિક સંબંધોના સચિવ ટી

તિરૂમૂર્તિએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ગીનીની મુલાકાત એક ઐતિહાસિક મુલાકાત બની છે અને આના લીધે ગીની સાથેના રાજકીય સંબંધો મજબૂત બનાવવામાં મદદ મળી છે અમારા સંવાદદાતા જણાવે છે કે રાષ્ટ્રપતિની આ મુલાકાત દરમિયાન બંને દેશોના વડાઓએ દ્વિપક્ષીય સંબંધો અને મહત્વના મુદ્દાઓ અંગે સઘન ચર્ચા વિચારણા કરી હતી

એવી જ રીતે હોમિયોપેથી પનુઃપ્રાપ્ય ઉર્જા અને ટેકનોલોજી ક્ષેત્રની ત્રણ સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે બંને અગ્રણીઓએ સંરક્ષણ ક્ષેત્રનો સહકાર વધારવા અંગે ચર્યા કરી હતી

આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે આઠ વાગે ચાલુ થશે

અને ઘણા માર્ગો બંધ રાખવાની ફરજ પડી છે તનાકપુર પીઠોરાગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ભેખડો ધસી પડવાથી વાહનવ્યવહાર ખોરવાયો હતો